પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ને ાળના પ્રધાનમંત્રી મોતીહારી અમલેખગંજ

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બનાવાયેલ વિશેષ ત ાસ દળે શિખ વિરોધી તોફાનોના સાત

ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ ાસવાને લીવાના ાણીને પ્લાસ્ટીકની બોટલમાં ેક કરી વેયતી કં નીઓને ાણીના પ્લાસ્ટીક ેકીંગ સામે અન્ય વિકલાો શોધવા જણાવ્યું છે

શર્મા ઓલી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મોતીહારી અમલેખગંજ ાઇ લાઇનનું સંયુક્ત રીતે ઉદ્દઘાટન કરશે

પ્રધાનમંત્રી કાર્યાલયે એક ટિવટમાં જણાવ્યું છે કે ભારત ને ાળ ઉર્જા સહયોગ રિયોજના બંને દેશો વચ્ચેના સૃદૃઢ લ્લિંગ ક્ષીય સંબધોની સાક્ષી પૂરે છે જેનાથી ઉર્જા સંરક્ષણ વધારવામાં અને ે ટ્રોલિયમને લાવવા લઇ જવાના ખર્ચને ઘટાડવામાં મદદ મળશે

ઓ સી તરફથી તાલીમબધ્ધ કરાથાં છે

દ્વારા બે મોટી સંગ્રહ ટાંકીનું ણ નિર્માણ કરાયું છે વાહન વ્યવહાર દરમિયાન થતો લીકેજ હવેથી અટકતાં ને ાળના નાણાંનો મોટા પ્રમાણમાં બચાવ થશે

બી આઈ ને જેલમાં બંધ પૂર્વ મિડીયા પ્રમુખ ઇન્દ્રાણી મુખર્જીની આઈ એન

મિડીથા ભ્રષ્ટાયાર મામલે પૂછ રછની રવાની આ ી છે પૂર્વ કેન્દ્રિય મંત્રી ી ચિદમ્બરમની આ કેસમાં ધરા કડ કરવામાં આવી છે

બી

એ ગઇકાલે ઇન્દ્રાણી મુખર્જીની પૂછ રછની રવાનગી મા ગી હતી

બી

એ કહ્યું હતું કે ભ્રષ્ટાયારના આ કેસમાં કેટલીક નાણાકીય લેવડદેવડના વિષયે વધુ સા ષ્ટ માહિતીની જરૂર છે વિશેષ ન્યાયાધીશ જે

જગદલે સી બી આઈ ને મુંબઇની ભાયખલા જેલમાં ઇન્દ્રાણી મુખર્જીની પૂછ રછ કરવા કહ્યું છે ઇન્દ્રાણી મુખર્જી અને તેમના તિ ીટર મુખર્જી તેમની પુત્રી શીના બોરા હત્યા કેસમાં સહઆરો ી છે

આ કેસમાં આરો ી કાં તો છુટી ગયા છે અથવા કેસની સુનાવણી બંધ કરાઇ છે વિશેષ ત ાસ દળ આ કેસમાં ગુહ્ મંત્રાલયની સૂચના અનુસાર ફરીથી તૈાસ કરી રહ્યું છે

વિશેષ ત ાસ દળે લોકો અને સંગઠનોને આ વિશે માહિતી ઉ લબ્ધ કરવા કહ્યું છે શિરોમણી અકાલીદળના મનજીંદરસિંહ સીરસાયે દાવો કર્યો છે કે વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ ણ એક કેસમાં ત ાસના દાયરામાં આવશે આ કેસ નવી દિલ્ફીમાં તોફાની ટોળા દ્વારા ગુરુદ્વારા રકાબગંજ સાફીબમાં ધુસીને તોફાન મયાવા બાબતે નોંધાયો હતો શ્રી સિરસાએ આરો લગાવ્યો છે કે કલમનાથે આ માંથી એક કેસમાં ાંચ આરો ીઓને શરણ આ ી હતી

હૈદરાબાદમાં આકાશવાણી સાથે વાત કરતાં વિજળી રાજ્યમંત્રી આર

સિંહે જણાવ્યું કે આ વિધેયકનો ઉદ્દેશ એ વિજળી કં ઓથી વ રાશકારોના અધિકારોનું સંરક્ષણ કરવાનો છે જે ોતાનું નુકસાન મૂલ્ય વધારીને અને સબસીડીમાં ઘટાડો કરીને તેનો બોજા સામાન્ય લોકો ઉપ ર નાંખી રહી છે

પુરવઠામા તકલીફ આવે તો તેની ઝડ થી નિવારણ કરવાનું રહેશે તેમણે કહ્યું કે આ વિઘેયકથી વ રાશકારોને ોતાની ફરીયાદોનું જલદીથી નિવારણ થવામાં અને ૌતાની ૈ સંદગીની વિજળી વિતરણ કંૈ નીને ૈ સંદ કરવામાં મદદ મળશે